આ ઉપરાંત મહારાષ્ટ્રથી કંડલા પોર્ટ ખાતે ડ્યુટી જોઈન્ટ કરવા આવેલા બે કુ મેમ્બરનો પણ અમદાવાદની ખાનગી લેબોટરીમાં કોરોના પોઝિટીવ હોવાનો રિપોર્ટ આવ્યો છે

જિલ્લામાં કોરોનાથી પાંચ દર્દીના મોત નોંધાયા છે

મુખ્યમંત્રી વિજય રૂપાણી જીલ્લા મથકોથી વિવિધ ધાર્મિક સંસ્થાઓના સંતોમહંતો સાથે વિડિયો કોન્ફરન્સથી ચર્ચા વિચારણા કરી હતી મુખ્યમંત્રીએ કહ્યુ કે મદિરો માત્ર દર્શન માટે જ ખોલવામાં આવી રહ્યા છે કોરોના સંક્રમણની સ્થિતિમાં ફજુ જુન અને જુલાઈ માસમાં મંદિરોમાં કોઈ ઈસવને પરવાનગી આપવામાં આવશે નહિ મુખ્યમંત્રીએ પ્રેરક સુ યન કર્યુ હતું કે મોટા મંદિરો અને ધર્મ સ્થાનકોમાં આવતા દર્શનાર્થીઓને ટોકન આપી ચોક્કસ સમય આપી દેવાય તેવી વ્યવસ્થા ગોઠવાય તો ભીડભાડ અટકાવી શકાશે આશુ તોષ અંતાણી કચ્છ નર્મદા જળ વિતરણ બાઈટ પશ્ચિમ કચ્છ નું જળ સંકટ સદાય માટે ટળી જદ્ય તેવા આયોજન સાથે ટપ્પર ડેમ થી અંજાર સુ ધી પાઈપ લાઈન નાંખવાનું કામ પુ રજોશ માં યાલી રહ્યું છેગુજરાત પાણી પુ રવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ માં કચ્છ નો હવાલો સાંભળતા વરિષ્ટ ઈજનેર અશોક વનારા કહે છે કે નર્મદા ની મુખ્ય કેનાલ માંથી ટપ્પર ડેમ ભરેલો રાખી કચ્છ માંનર્મદા નું પાણીપાઈપ લાઈન વડે સર્વત્ર ઉપલબ્ધ બનશે

નાયક ની આગેવાની માં ગ્રામ સેવકો એ તીડ નો સર્વે અને દવા છંટકાવ ની કામગીરી હાથ ધરી છે રામવાવ સુ વઈ ત્રંબૌ કંથકોટ વજેપર વણોઇ શિરાંનીવાંઢ અને ખેંગારપર જેવા અનેક ગામ માં તીડ ના ટોળાં ઉતારી આવ્યા છે અલબત ખેતર માં હાલ કોઈ પાક ઊભો નથી તેટલા પૂ રતું રાહત ગણાય